બંને નેતા ઓ એ ખાસ કરીને સંરક્ષણ અને સલામતી સહિત બંને દેશો વચ્ચે સહકાર અંગેના વ્યાપક મુદ્દાઓની સમીક્ષા કરી

રાષ્ટ્રપતિ ડેની ફૌરેનું રાષ્ટ્રપતિ ભવનમાં ગઇકાલ સવારે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું તેઓ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ મળ્યા હતા તેમણે ક્ષમતા નિર્માણ માનવ સંસાધન વિકાસ અને પરસ્પર સંપર્ક વધારવા સહિત ઘણાં મુદ્દાઓ વિષે ચર્ચા કરી

તેનો હેતુ આદિજાતિના લોકોની આવક વધારવાનો અને કૌશલ્ય વિકાસ દ્વારા તેમના માં ક્ષમતા વિકસાવવાનો છે આદિજાતિ બાબતો ના મંત્રી શ્રી જુઅલ ઓરામે કહ્યું કે આ યોજના હેઠળ આદિજાતિઓનું સશક્તિકરણ થશે શરૂઆત માં આશાસ્પદ જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે અને બાદમાં તમામ આદિજાતિ વિસ્તારોને આવરી લેવાશે નેફલ ઠક્કર દિલ્ફી વડી અદાલત દિલ્હીની વડી અદાલતે આવતા મહિનાની ચોથી તારીખ સુધીમાં પાટનગર દિલ્હીમાં એક વણ વૃક્ષ નહીં કાપવાનું રાષ્ટ્રીય આવાસ નિર્માણ નિગમ એન

ને કહ્યું છે

જાહેર હિત ની અરજીની સુનાવજી કરતાં ન્યાયાધીશ વિનોદ ગોયલ અને ન્યાયાધીશ રેખા પલ્લીની વેકેશન બેન્ચે આવો આદેશ આપ્યો

આ પ્રતિનિધિમંડળ ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ક્રષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અઘતન ટેક્નોલોજી અને અન્ત્રભવો વિષયક જ્ઞાન માહિતી નો વિનિયોગ કેન્દ્ર સ્થાને રહેવાનો છે

આ પ્રતિનિધિમંડળ ઇઝરાયલના ક્રષિમંત્રી વિદેશ તથા આંતરરાષ્ટ્રીય મંત્રી આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના મંત્રી સાથે બેઠકો યોજશે તથા ઇઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરશે

સરકાર અન્ય પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો આપવા પર ભાર મૂકશે

નેહ્લ ઠક્કર વરસાદ રાજયમાં કાગડોળે રાહ જોતાં ચોમાસાએ ધમાકેદાર પ્રવેશ કર્યો છે ગાજવીજ સાથે થયેલા વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે તો મધ્યગુજરાત અને ઉત્તરગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માં પણ ભારે વરસાદ થયો છે

સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદ થયો છે અને હવામાન વિભાગે આગામી બે દિવસમાં સમગ્ર રાજયમાં ભારે વરસાદ ની આગારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર હવાના હળવા દબાણના કારણે બે સીસ્ટમ કાર્યરત થઇ છે પરિણામે ઠેરઠેર ભારે વરસાદની આગાહી છે રાજયના રાહત કમિશ્નર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની બેઠક બોલાવવામાં આવી છે અને તમામ જિલ્લામાં તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન દળને ખડેપગે રહેવા સ્ચના અપાઇ છે

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વલસાડ વાપીમાં પડેલા ભારે વરસાદ અને મુંબઈ ડીવીઝનના ભીલાડ અને સંજાણ પાસે ટ્રેક પર ફરી વળેલા વરસાદી પાણીથી થયેલા ધોવાણ થી મુંબઈ આવતી અનેક ટ્રેનો અટકી ફતી આમ મોસમના પ્રથમ વરસાદમાં જ રેલ્વે સેવા ને પડેલી ભારે અસરના કારણે પ્રવાસીઓ ને મુશ્કેલી પડી ફતી